પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામીલનાડુના મુખ્યમંત્રી સાથે વાતયીત કરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને દીલ્ફી ખાતે પ્લાઝમા દાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો આ અભિયાન આંદોલન બની રહેશે તેમ જણાવ્યું

કેન્દ્રીય ટુકડીએ આજે બિહારની મુલાકાત લઇ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સરકાર દેશવાસીઓની માહિતીની સલામતી સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ સાંખી લેશે નહી

શ્રી પલાની સ્વામીએ પ્રધાનમંત્રીને તામીલનાડુમાં કોરોના ફેલાવાને રોકવા લેવાઇ રહેલા પગલા અંગે માહિતગાર કર્યા હતા દરમિયાન તામીલનાડુમાં આજે સતત ત્રીજા રવિવરે સંપુર્ણ લોકડાઉન પાળવામાં આવ્યુ હતું તમામ મોટોા શહેરો નગરોમાં લોકો ઘરમાં જ જોવા મળ્યા હતા પોલીસ ધ્વારા રસ્તા પર વાહનોની અવર જવર પર નિયંત્રણ રાખવા સઘન કામગીરી કરાઇ હતી

શ્રી સોનોવાલે પ્રધાનમંત્રીને રાજયની હાલની સ્થિતિ અને સરકાર ધ્વારા કરાયેલા ઉપાયો થી માહિતગાર કર્યા હતા પ્રધાનમંત્રીએ દરેક પ્રકારની સહાય આપવાની ખાતરી આપી હતી દરમિયાન આસામમાં પુરની સ્થિતિમાં સુધાર થયો છે જોકે હજુ પણ રપ જીલ્લાના રપ લાખ લોકો પુરથી અસરગ્રસ્ત છે

વહીવટીતંત્ર યુધ્ધના ધોરણે રાહત બયાવ કામગીરી કરી રહી છે

વૈંકેયા નાયડુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદનું ચોમાસુ સત્ર યોજવા અંગે બંને ગૃહોના પ્રિસાઈડીંગ અધિકારીઓ સાથે વાતચીત કરી છે તેમણે જણાવ્યું કે કોરોના રોગયાળાને લગતી તમામ બાબતો પર સંસદ વિચારણા કરી રહી છે

હર્ષવર્ધન પ્લાઝમા આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રી ડોકટર હર્ષ્વર્ધને આજે દિલ્હીના એમ્સમાં પલાઝમા દાન અભિયાનનું ઉદઘાટન કર્યું

આ પ્રસંગે શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે પ્લાઝમા દાન અભિયાન દેશમાં આંદોલન બની રહેશે પ્લાઝમા દાતાઓને કોરોના વોરીયર્સ ગણાવતા ડોકટર હર્ષ વર્ધને કહયું કે કોરોનાથી સાજા થયેલા વ્યકિતઓ વર્ષમાં યાર વખત પ્લાઝમા દાન કરી શકે છે ડોકટર હર્ષ વર્ધને પોલીસકર્મીઓને બિરદાવતા કહયું કે અન્ય લોકો એમના યોગદાનથી પ્રેરીત થઇ આ અભિયાનમાં સામેલ થશે

વેંકૈયા નાયડુએ કોવિડ રોગયાળા અંગે માહિતી વિશ્લેષણ અને અન્ય વિગતો આપીને લોકજાગૃતિ કેળવવામાં પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી છે ફેસબુક ઉપર તેમણે કહ્યું હતું કે પ્રસાર માધ્યમોના લોકાભિમુખ અને ઝુંબેશ સમાન કામગીરી વિના કોવિડ રોગયાળા સામેની લડતમાં મોટી અવકાશ સર્જાયો હોત શ્રી નાયડુએ ટીવી ચેનલોને કોવિડના સ્થિતિ અંગે સચોટ માહિતી આપવા ઉપર ભાર મૂક્વો હતો તેમણે લોકોને સોશિયલ મીડિયા ઉપર ગેરમાર્ગે દોરનારી કે અસત્ય માહિતી ન આપવા લોકોને અપીલ કરી હતી

તેમણે કહ્યું કે ચીનની એપ ઉપર પ્રતિબંધ મૂકાતા ભારતના ડેવલપરો માટે નવી તક ઉભી થઈ છે શ્રી પ્રસાદે કહ્યું કે ભારતીય નાગરિકોની માહિતીના રક્ષણ માટે કેન્દ્ર સરકાર ખાસ ધારો ધડશે આ બાબતની સંસદની સક્ષમ સમીતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાના કારણે અદનો નાગરિક પણ ટેકનોલોજીના કારણે વધુ અધિકાર સંપન્ન બની રહ્યો છે

ખેડુત કલ્યાણ કેન્દ્ર સરકારે ખેડુતોના કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપી છે અને તેમની આવક બમણી કરવાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા અનેક પગલા ભર્યા છે